ધારાસભ્યોને ફરજ ન ૈ ાડવા જણાવ્યું છે

કેન્દ્રિય મંત્રીમંડળને બંધ સલામતી ખરડો મંજુર કર્યો છે

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારત અને ચીન દ્વિ ક્ષી કરાર હેઠળ શાંતિ જાળવવા પ્રતિબદ્ધ છે

વી

આવતીકાલે કુમારસ્વામી સરકાર દ્વારા વિશ્વાસનો મત લેવામાં આવવાનો છે ત્યારે અદાલતે આ આદેશ આપ્યો છે

અદાલતે કહ્યું કે અધ્યક્ષના નિર્ણયની અદાલતને જાણ કરવામાં આવે અદાલતના યુકાદાને આવકારતાં અધ્યક્ષ કે

રમેશકુમારે કહ્યું કે તેઓ બંધારણની મર્યાદામાં રહીને નિર્ણય કરશે ભાજપે આ નિર્ણયને આવકાર્યો છે પ્ર ક્ષના મહામંત્રી મુરલીધર રાવે જણાવ્યું કે અધ્યક્ષને ઝડા થી નિર્ણય લેવા જણાવ્યું છે અને ગેરલાયક ઠરાવવાનો પ્રશ્ન ટળી ગયો છે ભાજ પ્રદેશ પ્રમુખ બી એસ યેદયુરપ ાએ કહ્યું કે આ બંધારણ અને લોકશાહીનો તથા વિદ્રોહી ધારાસભ્યોનો નૈતિક વિજય છે

હેગ ખાતે અદાલત દ્વારા આજે યુકાદો જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં ાકિસ્તાનની રજુઆત નકારી કાઢી છે અદાલતના પ્રમુખ ન્યાયાધીશ અબ્દુલ અહેમદે યુકાદો જાહેર કર્યો હતો

ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાદવને ૌાકિસ્તાનની લશ્કરી અદાલતે ત્રાસવાદ અને જાસૂસીના આરો હેઠળ ફાંસીની સજા ફરમાવી હતી

અદાલતે જાદવને ફાંસી આ વા મનાઇ ફરમાવી હતી ગયા ફેબ્રુઆરીમાં આ કેસનો યુકાદો અનામત રાખવામાં આવ્યો હતો

મેડિકલ કાઉન્સીલના બદલે તેની રચના થશે તેમાં એમ

થનાર વિદ્યાર્થીને છેલ્લા વર્ષમાં અ ાનારી રીક્ષા નેશનલ એક્ઝીટ ટેસ્ટની જાગવાઇ છે અને તેના આધારે જ એઇમ્સ સહિત તબીબી અનુસ્નાતક અભ્યાસમાં પ્રવેશ અ ાશે

કોંગ્રેસના અધિર રંજન ચૌધરીએ કરેલા આક્ષે ના જવાબમાં તેમણે આ મુજબ જણાવ્યું શ્રી ચૌધરીએ કહ્યું કે છઠ્ઠી જુલાઇએ દલાઇ લામાના જન્મદિવસ સમયે ચીનના નાગરિકો ડેમ ચોક ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ઓળંગીને આવ્યા હતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે દોકલામ સરહદે બન્ને દેશોનાં લશ્કરીદળો સંયમપૂર્વક વર્તી રહ્યાં છે

તેમણે કહ્યું કે સરહદે ર માર્ગ રેલવે અને હવાઇ વ્યવહાર માટેનાં માળખામાં સુધારો થયો છે

રાષ્ટ્રીય તથા રાજ્ય આ તિ વ્યવસ્થા ન દળ આઇ

ોલીસ અને અર્ધલશ્કરી દળોને રાફત તથા બયાવ કાર્યમાં જાડવામાં આવ્યાં છે

જા કે ક્યાંક પૂર ઓસરતાં થોડી રાહત થઇ છે

સીતામઢી મધુબની કતિહાસ પૂર્ણિયા અને મુઝફ્ફરપુર જિલ્લાઓમાં પૂરનાં ાણી ફરી વળ્યાં છે

રાહત અને બયાવ કામગીરી તથા આવશ્યક સેવાઓ ફરીથી સ્થાણિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

નાટોના સહયોગી દેશ સામે અમેરિકાએ લીધેલા નિર્ણયની જેમ ભારતને ણ અસર થઇ શકે છે

વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રીને ગયા મહિને જણાવ્યું હતું કે દેશની સુરક્ષાના હિતમાં ભારત મિસાઇલ ખરીદી કરશે

સીંધુ અને કિદાંમ્બી શ્રીકાંત પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં ૈ હોંચ્યા છે

બન્ને દેશો દ્વારા આ બંને સ્થાનકોને જાડતા માર્ગ તૈયાર કરવા સંમતિ થઇ છે